પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

એક બેઠક અગાઉ બિનહરીફ થતાં ભાજપ ને મળી હતી મત ગણતરી હજુ ચાલુ છે

કોંગ્રેસ ના અગિયાર તો બહ્જન પાર્ટી ના ત્રણ ઉમેદવાર યૂંટણી જીતવામાં અહી સફળ થયા છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભાવનગર માં અન્ય કોઈ રાજકીય પક્ષ નો એકપણ ઉમેદવાર જીત્યો નથી ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી એ હાર નો નૈતિક સ્વીકાર કરી પોતાનું રાજીનામુ ધરી દીધું છે

મત ગણતરી હજુ ચાલુ છે

કોંગ્રેસ્સ ને ફાળે એકપણ બેઠક હજુ સુધી આવી નથી

આમ બંને પક્ષે એક એક બેઠક ઉપર જીત નો સંતોષ લીધો છે હાલ મતગણતરી ચાલી રહી છે સાંજ સુધીમાં તમામ બેઠકોના પરિણામ જાહેર થશે

ગાંધીનગર ખાતે સેંટ્રલ યુનિવર્સિટિ ઓફ ગુજરાત ના પદવીદાન સમારંભ માં દીક્ષાંત અતિથિ તરીકે બોલતા તેમણે આમ જણાવ્યુ હતું

રાજનીતિ ને રાષ્ટ્રનીતિ જેવા ઉચ્ય સ્તરે લઈ જનાર નેતા તરીકે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે દેશ ને દોરવણી આપનાર મોરારજી દેસાઇ અને નરેન્દ્ર મોદી જેવા નેતા પણ ગુજરાત ની દેન છે

કોરોના મહામારીને અનુલક્ષીને લોકડાઉનના સમથમાં ઓલ ઇન્ડીયા આર્ટિસ્ટ એન્ડ ક્રાફટ વર્કસ વેલફેર એસોસિયેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે હસ્ત કલાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન પ્રદાન કરતા વ્યકિતઓ અને સંસ્થાઓ પાસેથી આવેદન મંગાવવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ભારતમાંથી દોઢ લાખથી વધુ કારીગરો અને સંસ્થાઓએ ભાગીદારી નોંધાવી હતી

સીલવાસાના આદિવાસી ભવનમાં તેમના અંતિમ દર્શન માટે વ્યવસ્થા કરાઈ હતી અને ત્યાથી અંતિમયાત્રા નીકળી તેમના નિવાસ સ્થાને ગયા બાદ બાળદેવી સ્મશાન ગૃહ આવી હતી જ્યાં પુત્ર અભિનવ ડેલકરે પિતા મોહનભાઇ ડેલકરના નશ્વર દેહને મુખાઝ્ની આપ્યો હતો દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ અંતિમ વિઘિ સમયે હાજર રહ્યા હતા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ટ્વીટ વડે મોફન ડેલકરને શ્રધ્ધાજલિ પાઠવી હતી દિવંગત સાંસદ મોફનભાઇ ડેલકરના માનમાં દાદરા નગર હવેલીમાં સંર્પણ સ્વૈચ્છિક બંધ લોકોએ પાળ્યું હતું અને અનિછનીય ઘટના બનતી રોકવા માટે રેપિડ ઍકશન ફોર્સ સાથે સ્થાનિક પોલિસ દ્રારા પેટ્રોલીંગ સઘન બનાવાયું છે

કીમ્બુવા ગામના વડલાના ઝાડ પરથી કાગડા ટપોટપ નીચે પડતા તેમના મોત થયા હતા

અન્ય મૃત કાગડાના મૃતદેહને ઉંડા ખાડામાં દાટી દેવામાં આવ્યા હતા

છોટાઉદેપુરની ભેંસાવફી હાઈસ્ફ્રલમાં વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત ડો હિમાલયના જણાવ્યા મુજબ ફ્રમિ સંક્રમિત બાળકોમાં કુપોષણ અને લોફીની ઊણપ થાય છે જેના કારણે બાળકોને હંમેશા થાક લાગે છે સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ પૂર્ણપણે થતો નથી